ડીટ ઈન્ડિયા ઝબેશની પ્રથમ વર્ષગાંઠ નિમિતે દેશના અગ્રણી ફિટનેશ નિષ્ણાંત સાથે શ્રી મોદીએ ઓનલાઈન સંવાદ કરતાં આમ જણાવ્યું હતું ફીટનેશમાં રુચી રાખનાર અનેક લોકો સાથે પણ તેમણે સંવાદ કર્યો હતો અને શારીરિક તથા માનસિક તંદુરસ્તો પામવા અને જાળવણી રાખવાની કળા વિશે પોતાના વિચારો શ્રી મોદીએ રજુ કર્યા હતા તમણે કહયું હતું કે સદાય તંદુરસ્ત રહેવા માટેની મહેનત એ પડાવ નહીં પણ નિરંતર ચાલતો પ્રવાસ છે

ગૃહનિમાણ અને શહેરી બાબતોના મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે આમાંથી સાડા પાંચ લાખથી વધુ અરજીઓમાં લોન મંજુર કરવામાં આવી છે અને લગભગ બે લાખ અરજીઓની લોનનું વિતરણ કરાયું છ

ગ્રામીણ વિસ્તારમાં ફરજ બજાવવાના ફરજિયાત સમયગાળામાં પણ સરકારે તેમને છૂટછાટ આપી છે કોવિડ હોસ્પિટલમાં તજજ્ઞ તરીકે કેમ્પસ નિમણક પામેલ ડોકટર જેટલો સમય ફરજ બજાવે તેનો બમણો સમયગાળો તેને ગ્રામીણ સેવામાંથી બાદ અપાશે

ખારવા સમાજના આગેવાન મહેશ લોઢારીએ આ માહિતી બહાર પાડી છે અને કહયું છે કે બુધવારે માછીમારી કરી રહેલી દેવલાભ નામનો બોટ ઉપર ફાયરીંગ થતાં તેના ટંડેલની ઈજા પહોંચી છે તેમણે ઉમેર્યું કે પાંચ માછીમારો સાથેની આ બોટ હુંમલા બાદ પોરબંદર પાછી ફરતા તમામને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવમાં આવ્યા છે

શિક્ષણાધિકારી બી એન પ્રજાપતિના જણાવ્યા અનસાર પરીક્ષા માટેની સમગ્ર કામગોરી પૂર્ણ કરવાાં આવી છે

અને બ્લોકના કન્ડકટરો અને સ્ટાફની નિમણૂંક કરવામાં આવી છે

મન કી બાત કાર્યક્રમ લોકો પોતાના વિચારો નમો એપ અથવા માય જીઓવી ઓપન ફોરમ પર પણ મોકલી શકે છે